ભારતે પાકિસ્તાનના નેતાઓ દ્વારા ભારતની આંતરીક બાબતો અંગે કરેલા નિવેદનોને કડક શબ્દોમાં વખોડી કાઢયા છે

સર્વોચ્ય અદાલતે જણાવ્યું છે કે એન્ફોર્સમેન્ટ વિભાગે ભૂતપૂર્વ નાણામંત્રી પી

એન

નાગરીક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા સરકાર કૃતનિશ્ચયી છે અને આ કામગીરી ઝડપથી કરાશે

વિદેશ બાબતોના મંત્રાલયના પ્રવકતા રવિશક્રમારે આજે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે કેટલાક નિવેદનો ઝેફાદને લગતા છે જે ભારતમાં ફિંસા ભડકાવનાર ગણાવી શકાય આ નિવેદનોમાં પરિસ્થિતિ ખતરનાક બતાવવામાં આવી છે પણ તે સત્ય નથી તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ પાકિસ્તાનના ભડકાવનારા તથા અવાસ્તાવિક નિવેદનોને જાઇ રહ્યું છે બીજા એક સવાલના જવાબમાં શ્રી રવિશકુમારે કહ્યું કે પાકિસ્તાન આતંકને એક નીતિના રૂપે ઉપયોગમાં લઇ રહ્યું છે કાશ્મીરની પરિસ્થિતિ અંગે બોલતા તેમણે જણાવ્યું કે કોઇપણ ફોસ્પટલોમાં દવાની તંગીના અહેવાલ નથી અત્યારસુધી એકપણ ગોળી ચાલી નથી અને રાજ્યની પરિસ્થિતીમાં ધીરે ધીરે સકારાત્મક સુધારો થઇ રહ્યો છે

તેમણે પાકિસ્તાનને તેના ફસ્તકના કાશ્મીરમાં થતા માનવ અધિકાર ભંગ તથા અત્યાચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી

આજે દિલ્હીમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્ત દેશ વ્યાપી ફિટ ઇન્ડિયા ઝુંબેશનો પ્રારંભ કરાવતા તેઓ બોલી રહ્યા હતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ફિટનેસ એ માત્ર શબ્દ નથી પણ તંદુરસ્ત અને સમૃધ્ધ જીવન માટે આવશ્યક શરત છે શ્રી મોદીએ બધા જ નાગરીકોને ફિટ ઇન્ડિયા ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરતાં કહ્યું કે આ ઝુંબેશ દેશને વિકાસના પંથે લઇ જશે આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે દેશના ગૌરવને સતત વધારનાર યુવા ખેલાડીઓને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે બેડમિન્ટન ટેનિસ સફિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ દેશની આશા આકાંક્ષાઓ વધે તેવી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે રમતગમત મંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું કે ફિટ ઇન્ડિયા ઝુંબેશ દેશના નાગરીકોમાં સહકારની ભાવના મજબૂત બનાવશે આ ઝુંબેશ લોકોને શારીરીક વ્યાયામ અને રમતોને દૈનિક જીવનમાં સ્થાન આપવા પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાઇ છે

મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાનેથી મુખ્ય સચિવાલય સુધી પગપાળા ગયા હતા

તેમણે બધા જ નાગરીકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા ઝુંબેશમાં જાડવાનું આહવાન કર્યું છે દૈનિક જીવન પદ્ધતિમાં ખોટી આદતોના કારણે સમગ્ર જીવન ઉપર થતા નકારાત્મક પરિણામો ટાળવા મુખ્યમંત્રીએ શારીરિક વ્યાયમને દૈનિક ધોરણે અપનાવવાની હિમાયત કરી

એક્સ મિડીયા મની લોન્ડરીંગના કરેલા કેસ અંગેની ચિદમ્બરમની અરજી પરનો યૂકાદો અદાલત પાંચમી સપ્ટેમ્બરે આપશે ન્યાયાધીશ આર

બોપન્નાની બનેલી બેંચે ચિંદમ્બરમને ધરપકડ સામે અપાયેલ રક્ષણની અવધિ આગામી ગુરૂવાર સુધી વધારી આપી છે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ રજુઆત કરી હતી કે રિમાન્ડ વધારવા અંગે સી બી આઈ ની અદાલત જ નિર્ણય લઇ શકે છે જા કે સર્વોચ્ય અદાલતે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો

મિડીયા મની લોંડરીંગ કેસમાં આગોતરા જમીન ફગાવી દેતા દિલ્હીની વડી અદાલતના યૂકાદાને પડકારતી અરજી ચિદંબરમે સર્વોચ્ય અદાલતમાં કરી હતી

તેમણે કહ્યું કે ઝડપથી અને સારી રીતે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરાશે અગાઉ શ્રી ફરદપસિંહ પુરીએ એવીએશન જાબ પોર્ટેલનો પ્રારંભ કરાવ્યો

આજે દિલ્હીમાં એર ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર અશ્વીની લોફાણીએ એક કાર્યશાળામાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે એર ઇન્ડિયામાં યા માટેના પ્લાસ્ટીકના કપના બદલે કાગળના મજબૂત કપ તથા પ્લાસ્ટીકના ટમ્બલરના બદલે પેપર ટમ્બલરનો ઉપયોગ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સ્વાતંત્ર્યદિને કરેલા રાષ્ટ્રજાગ સંબોધનમાં એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી

આ શનિવારે પ્રકાશિત કરાશે રાજ્ય સરકારે જણાવ્યું છે કે જે જરૂરીયાતમંદ લોકોના નામો એન

માં નહીં હોય તેમને રાજ્ય સરકાર વિનામૂલ્યે કાનૂની સહાય પૂરી પાડશે